વધારો કરવાનો નિર્ણય કર્યો દિલ્હીની ગેરકાયદેસર કોલોનીઓને નિયમિત કરવાની મંજૂરી આપી સરકારે પેટ્રોલ પંપ સ્થાપ્વા માટેના નિયમો હળવા કર્યા ખની તેલ વેપારમાં ન હોય તેવી કંપનીઓને પણ પેટ્રોલ પંપ શરૂ કરવાની મંજુરી આપવાનો નિર્ણય લીધો

અથડામણમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા

વી સિંધુ તેમ સાયના નહેવાલ પેરીસમાં રમાઇ રહેલી

ફૈન્ચ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની બીજા રાઉન્ડમાં પ્રવેશી છે

મહારાષ્ટ્રમાં યુંટણી પંચે મત ગણતરી માટે પચ્યીસ હજારથી વધુ કર્મચારીઓને ફર ઉપર મુકથા છે પ્રથમ પોસ્ટલ બેલોટ અને ઇલેકદ્રોનીકલી મોકલાયેલ પોસ્ટલ બેલોટની મતગણતરી હાથ ધરાશે ત્યારબાદ ઇવીએમની મતગણતરી હાથ ધરાશે

સાતારા લોકસભાની બેઠકો ઉપર ભા પના ઉદયન રાજે ભોંસલે અને એનસીપીના શ્રીનિવાસ પાટીલ વચ્ચે સીધો મુકાબલો છે

હરીયાણામાં પણ સલામતીની સઘન વ્યવસ્થા વચ્યે મતગણતરી હાથ ધરાશે

આ કાર્યક્રમમાં અમારા દિલ્ફીના સ્ટુડીઓમાં ઉપસ્થિત નિષ્ણાંતો પરીણામો અને વલણો અંગે મુંબઇ પુણે નાગપુર અને ચંડીગઢમાં ઉપસ્થિત સંવાદદાતાઓ સાથે યર્ચા કરશે

ગોલ્ડ ચેનલ અને વધારાની ફ્રિકવન્સીઓ પરથી આજે સવારના સાડા આઠ થી બપોરના બે વાગ્યા સુધી સાંભળી શકાશે એવી રીતે આજે રાતના સાડા નવ થી સાડા દસ વાગ્યા સુધી રેડીયો બ્રી કાર્યક્રમ પ્રસારિત થશે

આ માટેની તૈયારીઓ પુર્ણ થઇ છે બીડીસીના ચેર પર્સનની ચુંટણીમાં એક ફજાર કપ ઉમેદવારો ઉભા રહયાં છે મતદાન સવારના નવ થી બપોરના એક વાગ્યા સુધી યોજાશે અને મતગણતરી મતદાન બાદ તરત હાથ ધરાશે આજે મોડી સાં સુધીમાં પરીણામો મળે તેવી સંભાવના છે

શ્રી જાવડેકરે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે આ પગલું લેવાયું છે

અને આ કોલોનીમાં રહેતા લોકોને માલિકીપણાનો હક્ક પણ આપવામાં આવ્યો છે

અને આ સંદર્ભમાં સંસદના આગામી સત્રમાં વિધેયક લવાશે

આ જાહેરાત કરતાં ણાવાયું હતું કે આ બંને કંપનીઓને બંધ કરવામાં આવી રહી નથી કે તેમાંથી રોકાણ પરત લેવામાં આવી રહ્યું નથી મંત્રીમંડળના નિર્ણયની માહીતી પત્રકારોને આપતાં સંચાર અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેબિનેટે આ બંને કંપનીઓને પુર્નજીવીત કરવાનો અને બીએસએનએલ અને એમટીએનએલનું ૌડાણ કરવાનો સૈધ્ધાંતિક નિર્ણય કર્યો છે

શ્રી પ્રસાદે કહ્યું કે કંપનીના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ થો ના હેઠળ આકર્ષક પેકે આપવામાં આવશે તેમણે કહ્યું કે આ બંને કંપનીઓ ભારતની વ્યૂહાત્મક સંપત્તિ છે

આ પગલાંથી ખાનગી તથા વિદેશી કંપનીઓને પેટ્રોલના છુટક વેચાણ ક્ષેત્રમાં આવવામાં મદદ મળશે આર્થિક બાબતોની કેબીનેટ સમિતિએ ગઇકાલે પરીવહન બળતણ માટે અધિકૃતતા આપતી માર્ગદર્શિકાની સમીક્ષા કરી હતી

આ કંપનીઓને અપાયેલી શરતી મંજુરી અંતર્ગત તેમણે પેટ્રોલ પંપ શરૂ કર્યાના ત્રણ વર્ષમાં સીએનજી એલએનજી બાયો ફયુલ ઇલેકટ્રીક વેઠીકલ યાર્મીંગ જેવી વૈકલ્પીક બળતણ માટેની સુવિધાઓ ઉભી કરવી પડશે મંત્રીશ્રીએ કહ્યું કે આ નવી નીતી વધુ રોકાણ લાવશે અને વેપાર સરળીકરણને વેગ આપશે આનાથી આ ક્ષેત્રે નવી રો ગારીનુ સર્જન થશે

માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક ઝાકિર મૂસાના ઉત્તરાધિકારી અબ્દુલ હમીદ લેલહારી છે અન્ય બે જુનેદ રાશીદ અને નવીદ ટાંક અલકાયદા સાથે ોડાયેલા અન્સાર ગઝવાત ઉલ હિંદના સભ્યો હતા ગઇકાલે શ્રીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિઘે કહયું કે આ ત્રણ આતંકવાદીઓનાના મૃત્યુથી મ્મુ કાશ્મીરમાંથી એજીએચ સંગઠનનો સફાથો થઇ ગયો છે પોલીસ વડાએ ઉમેર્યુ કે છેલ્લા અઢી મહિનામાં આતંકવાદીઓ બનાવવાની પ્રવૃતિમાં વધારો નોંધાયો નથી

પ્રત્યક્ષ કર કેન્દ્રિય બોર્ડે ણાવ્યું છે કે આ વેપાર જુથ વિવિધ ઇ ગવર્નન્સ અને નાણાંકીય સેવાઓ સાથે ૌડાયેલુ છે શોધ અને ૈ પ્તી અભિયાન દરમિયાન મોટા પાયે કરચોરીના ફવાલા લેણદેણના અને નાણાંકીય ગેરરીતીના પુરાવાઓ મળ્યા છે બિન હિસાબી નાણાં છુપાવવા માટે આ જુથ દિલ્હી અને કોલકત્તાની શેલ કંપનીઓની મદદ લેતુ હતું

સાંઇનો સાતોને ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર હેતુથી અક્ષરધામની જેમ વિકસાવવામાં આવશે આ પ્રસંગે શ્રી કોવિંદે ણાવ્યું હતું કે આ ના વિશ્વમાં આપણે યારે આંતરીક શાંતી અને આનંદ શોધવાનો પ્રયાસ કરી રહયાં છે ત્યારે સાંઇનો સાતો જેવા સ્થળો સમુદાય અને સંસ્કૃતિને સાથે લાવીને તેનો સાયો વાન પુરો પાડશે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે દ્વારા યોજાયેલા ભો ન સમારંભમાં ભાગ લીધો હતો

ગઇકાલે દિલ્ફીમાં ધુવ પહેલના સમાપન સમારંભમાં તેઓ સંબોધન કરી રહયાં હતા શ્રી નાયડુએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ધુવ પહેલમાં ોડાયેલા તે સ્વી તારાઓ તેમના પસંદગી પાત્ર ક્ષેત્રોમાં પ્રેરણાદાયી નેતા બનશે

પ્રથમ મેચમાં સાયના નહેવાલ અને ડેન્માર્કની લીને હો માર્ક કજેર્સફેલ્ટ વચ્ચે થારે બીજી મેયમાં ભારતની પી વી

પહેલા રાઉન્ડની મેચમાં સાયનાએ હોંગકોંગની નગાન ચીઉંગને યારે સિંધુએ કેનેડાની મીશેલી લીને પરા ય આપીને સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે